ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં રજૂ કરેલા આ વિધેયકમાં જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરીને લદ્દાખ તથા જમ્મુ અને કાશ્મીર એમ બે કેન્દ્રશાસિત પ્રદેશો રચવાની જાગવાઇ છે રાજ્યસભાએ ગઇકાલે આ વિઘેચકને બહાલી આપી હતી શ્રી અમિત શાહે વિઘેચક રજુ કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર સહિત જમ્મુ અને કાશ્મીરએ ભારતનું અવિભાજ્ય અંગ છે અને કાશ્મીર ભારતમાં હંમેશા રહેશે તે બાબત આ વિધેયક સુનિશ્ચિત કરે છે વિધેયક ગૃહમાં રજુ થતાં ગૃહમંત્રી તથા વિપક્ષી સભ્યો વચ્ચે સામ સામી દલીલો થઇ હતી

અમદાવાદ મુંબઇ ભોપાલ સિમલા બેંગલુર્ સહિત દેશના વિવિધ વિસ્તારોમાં લોકોએ મીઠાઇ વહેંચીને ફટાકડા ફોડીને તથા ઢોલના તાલે નાચીને કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો ભાજપ લદ્દાખના સાંસદ જામયાંગ ટી નામગયાલે જણાવ્યું છે કે આ નિર્ણયથી લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની લદ્વાખના લોકોની લાંબા સમયથી પડતર માગણી સંતોષાઇ છે લદ્દાખ સમૃદ્ધ બને અને રાષ્ટ્રીય સલામતીને બળ મળે તે હેતુથી છેલ્લા સાત દાયકાથી અમે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માગણી કરી રહ્યા હતા જમ્મુમાં વિવિધ વર્ગ તથા વિસ્તારના લોકોએ મીઠાઇ વહેંચીને તથા ઢોલના તાલે નૃત્ય કરીને સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું

કાશ્મીરમાંથી વિસ્થાપીત થયા બાદ હરીયાણાના ગુરૂગ્રામમાં રહેતા કાશ્મીરીઓએ તથા દિલ્હીમાં કાશ્મીર સમિતીએ આ નિર્ણયને ઐતિહાસિક તથા કાશ્મીરી પંડિતો માટે લાભદાયક ગણાવીને આવકાર્યો હતો ફિલ્મ ક્ષેત્રના અનુપમ ખેર પરેશ રાવલ કંગના રનૌત દિયા મીરઝા ગુલ પનાગ જેવા ઘણા લોકોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને સમર્થન આપ્યું હતું

ક્રિકેટમાંથી રાજકારણમાં પ્રવેશેલા ગૌતમ ગંભીરે પણ સરકારને આ નિર્ણય માટે અભિનંદન આપ્યા હતા

લેફટન્ટ જનરલ રણબીરસિંઘ સાથે લેફટન્ટ જનરલ કે

ઢીલ્લો પણ રાજભવન ખાતે રાજ્યપાલને મળ્યા હતા

દરમિયાન કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર અંગે લેવાયેલા નિર્ણયના સંદર્ભમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના વિસ્તારમાં સલામતી દળોને સતર્ક રહેવા સૂચના આપવા જણાવ્યું છે

અદ્યોધ્યા જમીન વિવાદનો મધ્યસ્થતા વડે ઉકેલ મેળવવાનો પ્રથાસ નિષ્ફળ ગયા પછી સર્વોચ્ય અદાલતે આ કેસની સુનાવણી દૈનિક ધોરણે હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇનના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની બનેલી બંધારણીય બેંંચ આ કેસની સુનાવણી કરી રહી છે આ બેંચના અન્ય ન્યાયાધીશો એસ એ

ચંદ્રયુડ અશોક ભૂષણ અને એસ એ નઝીર છિં સર્વોચ્ય અદાલતે ભૂતપૂર્વ ન્યાયાધીશ એફ

આઈ કલીકૂલ્લાના વડપણ હેઠળની ત્રણ સભ્યોની મધ્યસ્થી સમિતીએ સતત પ્રયાસ કર્યા છતાં કોઇ નક્કર પરિણામ મેળવી શકાયું ન હતું

ભાજપપક્ષ આ બિલને પસંદગી સમિતિ સમક્ષ મોકલવા માંગતો હતો અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે આ વિઘેયકમાં દોષિતોને સખ્ત સજાની જાગવાઇ કરવામાં આવી છે

વિવિધ સ્થળોએ પાણી ભરાઇ જવાના લીધે વાહન વ્યવહારને અસર થઇ હતી

મી

મી વરસાદ નોંધાથો હતો

તેમણે કહ્યું કે કાશ્મીરના લોકો સારૂ શિક્ષણ શાંતિ અને વિકાસ ઇચ્છે છે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કાશ્મીર અંગેના ઐતિહાસિક નિર્ણય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહને અભિનંદન આપ્યા છે